કૌભાંડ ને ભ્રષ્ટાચારવાળા યુગમાંથી પારદર્શિ નીડર ને નિર્ણાયક શક્તિના યુગમાં પ્રવેશ્ય છે

ગઈકાલે મુંબઈ ખાતે ઇકાનામિક્સ ટાઇમ્સ એવાર્જ ફાર કાર્પોરેટ એક્સીલન્સ કાર્યક્રમમાં બાલતા તેમણે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે નરેન્દ્ર માદી સરકારમાં દેશ પહેલાંના નબળી નીતિઓ ધરાવતા કૌભાંડ ને ભ્રષ્ટાયારવાળા યુગમાંથી પારદર્શિ નીડર ને નિર્ણાયક શક્તિના યુગમાં પ્રવેશ્ય છે ગૃહમંત્રી એ કહ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં ર્થતંત્રની ખામીઓ દૂર કરાઈ ને હવેના પાંચ વર્ષમાં શ્રેણીબદ્વ સુધારાઓથી ભારત વિશ્વનું શક્તિશાળી ર્થતંત્ર બનશે ગૃહમંત્રીએ કહ્યું કે હાલની આર્થિક મંદી હંગામી છે

તેમણે કહ્યું કે વિશાળ બજારના કારણે ભારત વૈશ્વિક કંપનીઓ માટેનું મનપસંદ સ્થળ બની ગયું છે ને વિદેશી રાકાણ વિક્રમજનક સપાટીએ છે

કોંગ્રેસે સંયુકત સરકારમાં વિધાનસભા ધ્યક્ષપદના ઉમેદવાર તરીકે નાના પાટાલેના નામની જાહેરાત કરી હતી જયારે ભાજપ ધ્વારા કાથારેના ઉમેદવાર બનાવ્યા હતા શ્રી પાટાલે વિદર્ભમાં સાકાલી વિધાનસભા બેઠક પરથી યુંટાઇ આવ્યા છે જયારે કાથારે થાણે જીલ્લાની મુરબાદ બેઠક જીત્યા હતા બંને ઉમેદવાર તાજેતરની ચુંટણીઓમાં યાથીવાર વિજેતા થયા છે

આમાં ગંભીર તથા જધન્ય પરાધામી કુશળ વૈજ્ઞાનિક તપાસ થઈ શકશે

પેન્શન સપ્તાહની ઉજવણી નિમિત્તે યાજાયેલા એક કાર્યક્રમમાં શ્રમ ૈ ને રાજગાર મંત્રી સંતાવકુમાર ગંગવારે ગઇકાલે આ ઝુંબેશ શરૂ કરાવી હતી આ બંને યાજનાઓ સરળ હાવાનું જણાવી શ્રી ગંગવારે જણાવ્યું હતું કે નોંધણી માટે આધાર કાર્ડ નંબર બયત બેંક ખાતુ થવા જનધન ખાતાની જરૂર રહેશે

આ માટે ભાજપ ઝારખંડ મુકિત મારચ જેએમએમ ઝારખંડ વિકાસ મારચ જેવીએમ ખિલ ઝારખંડ વિદ્યાર્થી સંઘ વગેરે પક્ષાઓ વરિષ્ઠ નેતાઓ યુંટણી સભાઓ ગજવી રહ્યાં છે

તે વખતના રાષ્ટ્રપતિ ડાલ્ટર એસ રાધાકૃષ્ણને તેનું વિધિવત ઉદઘાટન કર્યુ હતું

તેમણે કહયું છે કે નાગાલેન્ડ તેની મહાન સંસ્કૃતિ માટે સુવિખ્યાત છે તેમણે આગામી વર્ષોમાં નાગાલેન્ડ પ્રગતિના નવા શીખર સરકારે તેવી લાકાબે શુભેચ્છાઓ પાઠવી છે

ઇકબાલ મિરચીની ગેરકાયદેસર સ્થાવર મિલકત સાદાઓ અંગેની તપાસ હેઠળ એન્ફાર્સમેન્ટ ડીરેકટારેટ ઇડીએ ઓકટાબરમાં મની લાખ્ડરીંગ પ્રિવેન્શન એકટ હેઠળ આ ચારની ધરપકડ કરી હતી